પ્રાદેશિક સમાચાર નિકિતા શાહ વાંચે છે

માં પડેલા મતની મેળવણી વી વી પેટ સાથે કરવા અંગેના હુકમ ઉપર ફેરવિચારણા કરવાનો ઇન્કાર કર્યો

વી

માં પડેલા મતની મેળવણી વી વી પેટ સાથે કરવા અંગેના પોતે કરેલા હુકમ ઉપર ફેરવિચાર કરવા ઇન્કાર કર્યો છે

અરજદારના વકીલ અભિષેક મનુ સિંઘવીએ કોર્ટમાં રજૂઆત કરી હતી કે પાંચ મતદાન મથકમાં પડેલા મતની મેળવણીના અંદાજીત આંકડા માત્ર બે ટકા થાય છે

ઇસી પીએમ ચૂંટણી પંચે આદર્શ આચાર સંહિતાના કહેવાતા ભંગના બીજા બે કેસમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને કલીન ચીટ આપી છે

આ બંને પ્રસંગોએ પ્રધાનમંત્રીએ મતદારોને પોતાનો મત બાલાકોટના હવાઇ હુમલાઓ માટે સમર્પીત કરવાની અપીલ કરી હોવાનો આક્ષેપ થયો હતો ઉલ્લેખનીય છે કે સર્વોચ્ચ અદાલતે આદર્શ આચારસંહિતાના ભંગને લગતા બધા જ પડતર કેસો અંગે છઠ્ઠી મે સુધીમાં નિર્ણય લેવાનો નિર્દેશ ચૂંટણી પંચને આપ્યો હતો

આ રજુઆતના પગલે સર્વોચ્ચ અદાલતે ચૂંટણી પંચને નિર્દેશ આપ્યો હતો

કોહલીએ આવતીકાલે વિશ્વ રેડકોસ દિવસ નિમિત્તે સૌને શુભેચ્છા પાઠવી છે

રક્તદાન સેવા પ્રવૃત્તિ હેઠળ વાર્ષિક એક પોઇન્ટ છ લાખ યુનિટ લોહી એકત્ર કરવાની સિદ્ધિ બદલ ગુજરાત રેડક્રોસના પદાધિકારીઓને તેમણે બિરદાવ્યા છે હવાઇદળ વડસર ગાંધીનગર ખાતે આવેલા ભારતીય હવાઇદળના દક્ષિણ પશ્ચિમ એરકમાન્ડના વડા એરમાર્શલ એચ

વડસર ખાતે એર માર્શ અરોરાને અપાયેલા ગાર્ડ ઓફ ઓનરમાં મહિલા અધિકારીઓ પણ સામેલ હતી વડસર એરફોર્સ સ્ટેશનની કામગીરીથી પ્રભાવિત થયેલા એકમાર્શલ અરોરાએ ઊત્તમ કામગીરીના નવા શિખર હવે સર કરવા સૌને કહ્યું હતું

જાણીતા શિક્ષણશાસ્ત્રી અને સી

વિઘાલયના નિયામક ડોકટર કિરીટ જોશીએ આકાશવાગ઼ી સમાચાર દર્પણને આપેલી મ્રલાકાતમાં આ જાણકારી આપી ડોકટર કીરીટ જોશીએ આજના વિદ્યાર્થીઓમાં કારકિર્દી અને ઉચ્ચ અભ્યાસના નવા ટ્રેન્ડ વિશે આ રીતે વ્ધ્ માહીતી આપી

નાના મોટા ગામ શહેરમાં બ્રહ્મસમાજ દ્વારા શોભાયાત્રા સમૂહભોજન સહિતના ધાર્મિક કાર્યક્રમ યોજાયા છે રાજયપાલ ઓ

અમદાવાદમાં સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા વિશાળ શોભાયાત્રાનું આયોજન થયું હતું તો વલસાડમાં ઊમરગામ તાલુકાના તમામ ગામે જેનું ભ્રમણ થવાનું છે તેવી પરશુરામ શોભાયાત્રાનો ભિલાડથી પ્રારંભ થતાં ભૂદેવ તેમાં બહોળી સંખ્યામાં જોડાયા હતા અમરેલીમાં પરશુરામજી પ્રાગ્ટય પંચામૃત મહોત્સવનું આયોજન કરાયું છે જે હેઠળ દિવસે શોભાયાત્રા બાદ રાત્રે ભજનનો કાર્યક્રમ થશે રાજુલામાં પણ ભગવાન પરશુરામની વંદના સાથે શોભાયાત્રા નીકળી હતી જેમાં જય પરશુરામના જયઘોષ સાથે અનેક લોકો જોડાયા હતા પ્રભાસક્ષેત્રમાં સોમનાથ મહાદેવના મંદિર નજીક આવેલી ત્રિવેણી સંગમનું સ્થળ ભગવાન પરશુરામની તપોભૂમિ ગણાય છે અહીં આવેલા પરશુરામ મંદિર ખાતે મહાપૂજા તથા ધ્વજારોહણ જેવા કાર્યક્રમ યોજાયા હતા

વડોદરા ખાતે સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા યોજાયેલી શોભાયાત્રામાં દ્વારકાની શારદાપીઠના દંડીસ્વામી સદાનંદ સરસ્વતી મહારાજ જોડાયા હતા

અખાત્રિજ આજે વૈશાખ સુદ ત્રીજ એટલે કે અખાત્રીજની ગુજરાતમાં ધામધૂમપૂર્વક ઊજવણી કરાઇ ખેડૂતથી માંડી ઝવેરી સુધીની વેપારધંધાની પ્રવૃત્તિ માટે અક્ષયતૃતિયા શુભદિવસ ગણાય છે તો લગ્ન જેવા માંગલિક પ્રસંગે માટે વગ્નજોયું મૂહર્ત કહેવાય છે વેદપુરાગના સંદર્ભ પ્રમાગ્ને આજના દિવસે મા ગંગાનું અવતરણ પ્રથ્વી ઊપર થયેલું તો મહર્ષિ પરશુરામ તથા મા અન્નપૂર્ણાની જન્મતિથિ પણ અખાત્રિજ છે કૃષ્ણ અને સુદામાનું મિલન પણ આજના દિવસે થયેલું બદરીનાથ મંદિરના દ્વાર આજે ખુલતા ચારધામ યાત્રાનો ઊત્તરાખંડમાં પ્રારંભ થાય છે અક્ષયતૃતિયા સ્વંયસિદ્ધ મૂહર્ત હોવાથી વાહન ઇલેક્ટ્રોનિકસ આઇટમ તથા સુવર્ણઅલંકારની મોટાપાયે ખરીદી ગુજરાતમાં જોવાઇ હતી ગુજરાતમાં આવેલા દ્વારકાડાકોર તથા શામળાજી જેવા કૃષ્ણમંદિરમાં ઠાકોરજીને ચંદનનો શિતળલેપ તથા પુષ્પનું વસ્ત્ર પરિધાન કરાયું છે જગતમંદિરમાં દ્વારકાધિશને ચંદનલેપ માટેનું કાષ્ઠ કર્ણાટકના મલ્યાગીરીથી મંગાવવામાં આવ્યું છે ડાકોરના ઠાકોર એવા રાજાધિરાજ રણછોડજીને પણ આજથી સુખડનો લેપ તથા સુગંધી જળના છટંકાવથી પૂજાનો પ્રારંભ થયો છે કાળીયા ઠાકરના પુષ્પ પરિધાનની સેવા માટે મોટી સંખ્યામાં વૈષ્ણવો ઊમટયા હતા

આ મહિનામાં મુસ્લિમ બિરાદરો રોજા રાખે છે રોજા દરમ્યાન તેઓ સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી કંઇપણ ખાતાપીતા નથી

ત્યારથી તેને સૌથી પાવન માસના રૂપે મનાવવામાં આવે છે રમજાન માસનો હેતુ અસત્યથી દૂર રહી સત્ય અને સદગુજાના રસ્તે આગળ ચાલતા શીખવાનો છે રોજા દ્વારા સંયમ ઘૈર્ય ત્યાગ બલિદાન જેવા ગુણો કેળવાય છે તથા આ દિવસોમાં અલ્પહાર અને ખજૂર લેવાના કારણે આરોગ્ય પણ સારૂં રહે છે

પ્રાણીસંગ્રહાલયો વચ્ચે થતા વન્ય જીવ વિનિમયની વ્યવસ્થા હેઠળ હ સિંહજ઼ તથા બે સિંહને ભેટ તરીકે ઉત્તરપ્રદેશના ગોરખપુર મોકલવામાં આવશે અમારા પ્રતિનિધિના જણાવ્યા પ્રમાણે સિંહ પરિવારની સામે અન્ય વન્ય જીવની ભેટ સક્કરબાગ પ્રાણીસંત્રહાલયને મળવાની છે

પ્રાણીસંત્રહાલયના સુપ્રીન્ટેન્ડેન્ટ રામ રતન નાલા